પ્રધાનમંત્રીએ યુવાનોને કેન ડુ અને વીલ ડુ ની ભાવના વિકસાવી દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું

પ્રધાનમંત્રીએ કાશ્મીરના કેસરનો ઉલ્લેખ કરી ત્યાંના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી

અત્રે ઉલ્લેખનીય છ ક છેલ્લા એક મહિનાથી ચાલતું આ ખેડૂત આંદોલન માટે સરકાર સાથે અગાઉ પાંચ વખત કરેલ મંત્રણા નિષ્ફળ જવા પામી છે

ત્રણ કરોડના ખર્ચે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે મને કહેતા આનંદ થાય છે કે અંજાર વિધાનસભા ક્ષેત્રમાં આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ દ્વારા રૂ